પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચ છે

તેમજ જણાવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ૈ રાજ્યના દાહોદ ભાવનગર વલસાડ અને આણંદ જિલ્લાઓમાં આજે કોરોના રસીકરણનો ડ્રાયરન યોજાયો

આ વિકાસ કામોમાં મોરવા હડફ ખાતે હારેડા જૂથ પાણી પુરવઠા યોજના હાલોમ ખાતે બાયોટેકનીકલ કોલેજ મોરવા હડફ ખાતે આરોગ્ય એન્ડ સાયન્સ કોલેજનું બાંધકામનું અને ગોધરા તાલુકામાં ચંચોપા મોડેલ લોકાર્પણ તથા પાનમ જલાશય આધારીત ઉદવહનથી તળાવ ભરવાની યોજનાનાં કામો અને પાનમં હાઈવેથી કેનાલ આધારીત ઉદવહનથી તળાવ ભરવાનાં કામોનાં ખાતમુર્ફત સહિત અન્ય કામોનો સમાવેશ થાય છે આ પ્રસંગે બોલતાં શ્રી રૂપાણીએ કહ્યું કે રાજ્યમાં પાણીની સમસ્યા દૂર કરવા સરકાર દ્રારા પાણી પુરવઠા અને સિંચાઈની વ્યાપક યોજનાઓ અમલી બનવાઈ છે

લાંબી પાઈપલાઈન વિતરણ માળ ખાથી છેવાડાના વિસ્તાર સુધી શુધ્ધ પાણી પહોંચાડાયું છે મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતે ગેસગ્રીડ અને વીજગ્રીડની જેમ વોટરગ્રીડની આગવી દિશા અપનાવી છે શ્રી રૂપાણીએ ઉમેર્યું કે રાજ્ય સરકાર પ્રતિ માસ એક લાખ ઘરને નળ જોડાણો આપવાના લક્ષ્યાંક સાથે કામ કરી રહી છે

આ પ્રસંગે શ્રી રૂપાણી એ કબૂતરી ડેમનાં અસરગ્રસ્તોને જમીનની સનદો અને કૃષિ વિભાગની યોજના હેઠળ ખેડૂતોને લાભોનું વિતરણ પણ કર્યું હતું

તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઇ પટેલે આજે કોરોના રસીકરણ અંગે માહિતી આપતા કહ્યું કે કોરોનાની રસીનો ખર્ચ શક્ય હશે ત્યાં સુધી નાગરિકો પર આવવા દેવાશે નહીં સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે શ્રી પટેલે ઉમેર્યું કે રસી આપવા માટે રાજ્યનું વહીવટીતંત્ર સુસજ્જ છે

પ્રથમ તબક્કામાં જે નાગરિકોને રસી આપવાની છે તેનું લીસ્ટ તૈયાર કરી દેવાયું છે

મેડીકલ કોલેજ અને આણંદ જિલ્લા હોસ્પિટલમાં કોરોના રસીકરણનો ડ્રાય રન યોજાયો હતો ઉલ્લેખનીય છે કે આ ડ્રાયરનમાં રસી આપવા સિવાયની તમામ પ્રક્રિયાઓ હાથ ધરાઇ હતી જેથી વાસ્તવિક રસીકરણ કામગીરી વખતે આવતી મુશ્કેલીઓની ઓળખ કરી તેને દૂર કરી રસીકરણ કામગીરી વધુ અસરકારક બનાવી શકાય

ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે રાજ્યના ગાંધીનગર અને રાજકોટ જિલ્લામાં રસીકરણનો ડ્રાયરન યોજાયો હતો

તમામ આપત્તિઓ અને કુદરતી હોનારતોમાં સિવિલ હોસ્પિટલ અને અહીંના કુશળ તબીબોએ તેમની કર્તવ્ય નિષ્ઠાનું ઉદાહરણ આપ્યું છે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ બાદ શ્રી પટેલે રાજ્યના મેડીકલ પેરામેડીકલ તેમજ તમામ ક્ષેત્રના કોરોના વોરિયર્સ પ્રત્યે સન્માનની લાગણી વ્યક્ત કરી તેમની કાર્યક્ષમતા અને કર્તવ્યનિષ્ઠાને બિરદાવી હતી આ સાથે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે રાજ્યની પ્રથમ સ્કીન બેન્ક બનાવવાના સમજૂતી કરાર પણ થયા હતા

એસ એસ ડી સૂચિત સ્કીન બેન્ક જેવા વિવિધ પ્રકલ્પોથી સિવિલ હોસ્પિટલની આરોગ્ય સુવિધાઓ વધુ કાર્યદક્ષ બનશે

નક્કા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે

નફા અને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી

સંતોષજી આગામી યોથી જાન્યુઆરીએ ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ જે

નફા તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી

સંતોષની વિશેષ ઉપસ્થિતમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી

પાટીલ સાથે ભાજપાની પ્રદેશ બેઠક યોજાશે

કેન્દ્ર અને રાજ્ય સરકારની અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે સંકલનમાં રહીને પોલીસદળ પણ આવી પ્રવૃત્તિને માટે સજ્જ હોવાનું રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાએ જણાવ્યું છે

ભાવનગર માર્કેટીંગ યાર્ડ ખાતેની ફરિયાદ બાદ અકવાડા અને મહવા ખાતે પણ જમીન પયાવી પાડવા અંગેની ફરિયાદ નોંધાતા તંત્ર દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અંગે જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતુ કે આગામી દિવસોમાં પણ જમીન પયાવી પાડનારા શખ્સો વિરુધ્ધ કડક કાર્યવાહી હાથ ધરાશે

તો ડાંગ અને છોટા ઉદેપુર જિલ્લામાં આજે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી

એર વાઇસ માર્શલ ઉમેશ કુમારે આ રેલીને લીલીઝંડી બતાવીને તેનો પ્રારંભ કરાવ્યો હતો સાઇકલિસ્ટોએ ડીસા ખાતે સ્થાનિક લો કો સાથે વાતચીત કરીને ભારતીય વાયુસેના વિશે જાગૃતિ ફેલાવી હતી અને ફિટ ઇન્ડિયા પહે લને પણ પ્રોત્સાહન આપ્યું હતું

આ અંગે હવામાન વિભાગનાં અધિકારી શ્રી કેયુર પટેલે ખેડૂત મિત્રોને જરૂરી તકેદારી રાખવા અનુરોધ કર્યો છે નવસારી જિલ્લામાં સવારથી જ વાદળીયા વાતાવરણ સાથે સૂરજની સંતાકૂકડી યથાવત્ રહેતાં મહત્તમ તાપમાનમાં ચાર ડીગ્રી જેટલો ધટાડો થતાં દિવસ દરમ્યાન ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો

જે અન્વયે તા